કેન્દ્રીય ગૃહમંત્રાલયે કન્ટેઇનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિ સહિત જનજીવન સામાન્ય બનાવવા માર્ગદર્શિકા જાહેર કરી છે

કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ સી બી ડી ટી

માર્ગદર્શિકાના નવા નિયમો શનિવાર પહેલી ઓગસ્ટથી અમલમાં આવશે રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા મળેલા પ્રતિભાવો તથા કેન્દ્રના જુદાં જુદાં વિભાગો સાથેની મસલતોના આધારે છૂટછાટના નવા નિયમો ઘડવામાં આવ્યા છે નવી છૂટછાટમાં પહેલી ઓગસ્ટથી રાત્રિ દરમિયાન હેરફેર પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે એવી જ રીતે સામાજિક અંતર અને અન્ય નિયમો જાળવીને યોગ તથા જીમ આગામી પાંચમી ઓગસ્ટથી ફરી શરૃ કરવાની મંજુરી આપી છે

વંદે ભારત મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસને મર્યાદિત સ્વરૂપમાં મંજુરી અપાઈ છે કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં મેટ્રોરેલ સિનેમા હોલ સ્વિમિંગ પૂલ મનોરંજન પાર્ક બાર થીયેટરો સિવાયની પ્રવૃત્તિઓને મંજુરી અપાઈ છે

કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ ઉપર રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોએ ચાંપતી નજર રાખવાની રહેશે અને કોવિડના પ્રસારને રોકવા માટે ઘડેલા નિયમોનું કડક રીતે પાલન કરાવવું પડશે નવી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશો જે તે પ્રદેશોની વાસ્તવિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જરૂર જણાય તો કન્ટેઇનમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં કેટલીક પ્રવૃત્તીઓ ઉપર નિયંત્રણો મૂકી શકે છે રાફેલ દેશના સંરક્ષણ ઈતિહાસમાં એક હરણ ફાળ રૂપે ફાન્સ પાસેથી ખરીદવામાં આવેલા પાંચ રાફેલ યુદ્ધ વિમાનો ગઈકાલે અંબાલા એરફોર્સ બેઝપર ઉતરતા તેમનું વોટર તોપની સલામી આપીને સ્વાગત કરાયું હતુ વાયુસેનાના ચીફ એર ચીફ માર્શલ આર કેએસ ભદૌરીયા અને વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ એર માર્શલ બી સુરેશે એર ફોર્સ સ્ટેશન અંબાલામાં નવા રાફેલ વિમાનોનું સ્વાગત કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાફેલ વિમાનોના ભારતમાં આગમનને આવકારતા કહ્યું કે રાષ્ટ્રની સુરક્ષાને નવી ક્ષમતા આપતા આ યુદ્ધ વિમાનોને તા

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ભારતમાં રાફેલ યુદ્ધ વિમાનોનું ઉતરાણ દેશના સૈન્ય ઇતિહાસમાં નવા યુગની શરૂઆત છે શ્રી સિંહે ટ્વીટ શ્રેણીમાં કહ્યું કે આ બહ્હેતુક વિમાન ભારતીય વાયુ સેનાની ક્ષમતાઓમાં પરિવર્તન લાવશે

આ પહેલા રાજ્યપાલે વિધાનસભા સત્ર બોલાવવાના પ્રસ્તાવને ત્રણ વખત નામંજૂર કર્યો હતો આ દરમિયાન રાજસ્થાન વડી અદાલત બહુજન સમાજ પાર્ટીના છ ધારારસભ્યોને કોંગ્રેસમં જોડાવાના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી આજે હાથ ધરશે બહ્જન સમાજ પાર્ટીએ પણ રાજસ્થાન વડી અદાલતમાં પડકાર આપ્યો છી

બી ડી ટી

કોવિડના કારણે આવકવેરા રિટર્ન ભરવામાં પડતી મુશ્કેલીઓના લીધે સી

એ મુદ્દત વધારવાનો નિર્ણય લીધો છે

ગઇકાલે સમાચારોમાં પ્રકાશિત એક જાહેરાતમાં બેન્કે માહિતી આપી કે દક્ષિણ મુંબઇના નગીન મહેલના બે માળ પણ કબ્જે લેવામાં આવ્યા છે નગીન મહેલ પહેલા આ જૂથનું જ મુખ્યમથક હતું

યસ બેન્કે સામાન્ય લોકોને ચેતવણી આપી છે કે આ સંપતિઓ અંગે આ જૂથ સાથે કોઇ સોદો ન કરે

દરભંગા ગોપાલગંજ સારન સમસ્તીપુર અને સીતામઢી જિલ્લાઓ પ્રરથી સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે મુખ્યમંત્રી નીતિશકુમારે ખાસ બેઠક યોજીને રાજ્યમાં પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તેમણે પૂરથી અસરગ્રસ્ત દરેક પરિવાર સુધી રાહત સામગ્રી પહોંચે તે બાબત સુનિશ્ચિત કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે ત્રિપુરા કોવિડ ત્રિપુરા સરકારે કોવિડના સંક્રમણને રોકવા લાગુ કરેલ રાજ્યવ્યાપી લોકડાઉનની અવધી ચારથી ઓગસ્ટ સુધી લંબાવી છે મુખ્યમંત્રી વિપ્લવકુમાર દેબે જણાવ્યું હતું કે કોવિડના રોગયાળાને નિયંત્રણમાં લેવા ત્રણ દિવસનો લોકડાઉન પૂરતો નથી તેમણે નાગરિકોને સામાજિક અંતર જાળવવા વારંવાર હાથ ધોવા તથા કોવિડ અંગે સાવચેતી રાખવાની અપીલ કરી હતી

આ વર્ષે કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હજયાત્રિકોની સંખ્યા મર્યાદિત કરાઈ છે હજયાત્રાનો આરંભ કરવા હજયાત્રિકો ગઈકાલે મીનામાં એકઠા થયા હતા હેલિકોપ્ટર સેવા ઉત્તરાખંડમાં દેહરાદૂનને ગઢવાલ જિલ્લાના પર્વતીય વિસ્તારોને જોડતી હેલિકોપ્ટર સેવાનો ગઈકાલથી આરંભ થયો છે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી તથા ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી હેલિકોપ્ટર સેવાનો આરંભ કરાવ્યો શ્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે પવનહંસ લિમીટેડ દ્વારા શરૂ કરાયેલી આ હેલિકોપ્ટર સેવાથી લોકોને વાજબી ભાવે પરિવહન સેવા મળશે તથા પર્યટનનો વિકાસ થશે સરકારી કંપની પવનહંસ લિમિટેડ દેહરાદુન નઈ ટિહરી શ્રીનગર ગઢવાલ માર્ગ ઉપર હેલિકોપ્ટર સેવાનું સંચાલન કરશે

ગઈકાલે બેન્કો અને બેન્ક સિવાયની આર્થિક કંપનીઓના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ આ મુજબ અનુરોધ કર્યો હતો આ બેઠકમાં અર્થતંત્રના વિકાસમાં બેન્કોની ભૂમિકા તથા ભવિષ્યની પ્રવૃત્તીની રૂપરેખા અંગે યર્યા કરવામાં આવી હતી બેઠકમાં બેન્કોએ સાતત્યપૂર્ણ ધિરાણ વધારવાની પ્રણાલી સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું હતું એવી જ રીતે બેન્કોએ ઘિરાણ આપતી વખતે એક સમાન માપદંડ અપનાવવાના બદલે ઘિરાણ માટેના યોગ્ય પ્રસ્તાવો અંગે વિચારણા કરવી જોઈએ બેઠકમાં ખાતરી આપવામાં આવી હતી કે સરકાર બેન્કિંગ વ્યવસ્થાને સમર્થન આપવા તથા તેના વિકાસ માટે જરૂરી પગલાં લેવા જરૂરી પગલાં લેશે

ક્ષેત્ર માટે તાકીદની ઘિરાણ યોજના વધારાના કે સી સી કાર્ડ એમ એફ આઈ વગેરેની સમીક્ષા કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોદી આગામી પાંચમી ઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજન વખતે ઉપસ્થિત રહેવાના છે ટ્વીટર ઉપરના સંદેશામાં રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું છે કે દેશમાં કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિના લીધે વધુ સંખ્યામાં લોકોને એકઠા થવા દેવા શક્ય નથી